આ પસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનસીસીની તાલીમ જોવન ઘડતરમાં અને શિસ્તબધ્ધ જીવન માટે મહત્વપૂર્ણ હોવાનુ જણાવ્યું હતું એનસીસી કેડેટ દવારા પ્રધાનમંત્રીનુ ગાડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સંરક્ષણ મત્રી રાજનાથસિંહ લશ્કરી દળોની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહયા હતા

લાલા લજપતરાયની જન્મજયંતિ પ્રસંગ શ્રઘ્ધાંજલિ અર્પણ પ્રધાનમંત્રી નરેન્દ મોદી એ કરતાં એક ટવીટમાં આ મુજબ જણાવ્યું હતું

નાણામંત્રી નિર્મલા સીતારામન આગામી પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારનુ ત્રીજું બજેટ રજૂ કરશે અર્થવ્યવસ્થાના હિસાબે પહેલીવાર પેપરલેસ બજેટ રજુ કરનાર છે જે ઐતિહાસિક બની રહેશે અવું સુત્રો દવારા જણાવવામાં આવ્યું છે

કચ્છના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે પ્રથમ દિવસે કચ્છના સુપ્રસિદ્ધ કોટેશ્વર મફાદેવ તેમજ નારાથણ સરોવરની સૌજન્ય મુલાકાત લીધી ફતી આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્યજીએ કોટેશ્વર મફાદેવ મંદિર તેમજ નારાયણ સરોવર મંદિરના ઐતિફાસિક તેમજ ધાર્મિક મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી સમગ્ર પ્રવાસ દરમિયાન અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંફ જેતાવત નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા સાથે રહ્યા હતા

અને આ દરમ્યાન કોઈને પણ આડ અસર થઈ નથી

કલમ દવારા શાંત ક્રાંતિ જગાવનાર લખક અને ઓએસીસના સ્થાપક શ્રો સંજીવ શાહનો સંકલનમાં થયેલ આ આયોજનની સમાજ દવારા બહોળો આવકાર મળ્યો હતો તેવું ઓએસીસ મુવમેન્ટ કચ્છ જિલ્લાના કોઓર્ડીનેટર પ્રતિકસિંહ પરમાર અને ચંદાબેન કોરાણીએ જણાવ્યું હતું જાગ્રતિ વકીલ હવામાન ઉતર પર્વના દિશામાંથી ફુંકાતા ઠંડા હિમ પવન અને કાશ્મીર હિમાલયની પર્વતમાળામાં થઈ રહેલ બરફ વર્ષા ના કારણ કચ્છમાં ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળ્યું છે

હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આગામી તા